રાજકીયપક્ષો દ્વારા પોતાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે

પહેલી ઓકટોબરે ચકાસણી થશે અને ત્રીજી ઓકટોબરે ઉમેદવારીપત્રો પાછાં ખેંચી શકાશે

સફેદ રણનો નઝારો ડીસેમ્બર બીજા અઠવાડિયા સુધીમાં માણી શકાશે આ વર્ષે સફેદ રણમાં વરસાદી પાણી ભરાયાં હોવાને કારણે ફાલે પ્રવાસીઓ સફેદરણમાં નહીં જઇ શકે તેવી બુકીંગકર્તાઓ દ્વારા પ્રવાસીઓને જાણકારી પણ આપવાની રફેશે તેવો સ્પષ્ટ નિર્દેશ જિલ્લા કલેકટરશ્રી એમ નાગરાજન દ્વારા રણોત્સવ અંતર્ગત મળેલી બેઠકમાં અપાયો ફતો બીજી તરફી જિલ્લા વફીવટીતંત્ર દ્વારા રણોત્સવની તૈયારીઓ પણ આરંભી દેવાઇ છે

પ્રવાસન નિગમ દ્વારા ટેન્ટસીટીની બફારની સાઇડમાં ક્રાફટ સ્ટોલ ફુડસ્ટોલ લાયબ્રેરી થીમ પેવેલિયન વિગેરે પણ કરાશે આ અંગેની જુદાં જુદાં વિભાગોના સફયોગથી આનુષાંગિક કામગીરી ફાથ ધરવામાં આવી છે આ ઉપરાંત દર વર્ષની જેમ આવનારા પ્રવાસીઓ માટે કાળાડુંગર ખાતે દર્શન વનકેડીઓ અને લોંગદર્શનની જરૂરી વ્યવસ્થા કરાશે આ સાથે પ્રવાસીઓ માતાનામઢ નારાયણ સરોવર કોટેશ્વર વગેરે સ્થળોની સાથે કચ્છદર્શનનો લ્ફાવો પણ મેળવી શકશે

લોકોના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી વિવિધ આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારતી કાર્યક્રમો આજે ગાંધીનગર ખાતે યોજાયા હતા

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આરોગ્ય લક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અનેક નવી અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહયો છે

માતા અને બાળ મૃત્યુ દર ઘટાડવાનાજેના ભાગરૂપે પ્રસૂતિ પહેલાની તપાસ તેમજ પ્રસૂતિ બાદ ઘરેથી હોસ્પિટલ તેમજ હોસ્પિટલથી પરત ઘર સુધી માતા અને નવજાત બાળકને નિઃશુલ્ક પહોંચાડવાની સેવા ખિલખિલાટ વાન દ્વારા સમગ્ર રાજ્યમાં આપવામાં આવે છે